વિધાનસભા ખાતે ધ્રોલ જોડીયા અને કાલાવડ તાલુકામાં બીપીએલ યાદીમાં સમાવેશની મળેલી અરજીઓના પ્રત્યુ તરમાં મંત્રી શ્રી આરસી

ગરીબોને આર્થિક રીતે સધ્ધર કરવા અમારી સરકાર પ્રતિબધ્ધ છે રાજ્યનો એક પણ ગરીબ પરિવાર બીપીએલની યાદીમાં રહી ન જાય તે માટે પેરામીટર્સની બહાર હોય તો પણ સામેથી શોધીને એક એક ગરીબને લાભ આપવા અમે તત્પર છીએ તેમણે કહ્યુ કે ગરીબ પરિવારોને ભુતકાળમાં લઘુ ત્તમ વેતન રૂ

તેના કારણે વિધાર્થીઓ અને શિક્ષકોની નિયમિતતામાં વધારો થયો છે

આ વર્ષે આ વિભાગના બજેટમાં રૂ

આશુ તોષ અંતાણી હવામાન દક્ષિણ પુર્વ રાજસ્થાન પર સર્જાયેલું અપર એર સાયકલેનિક સકર્યુલેશન હવાના હળવા દબાણમાં પરિવર્તિત થતાં તેની અસર રૂપે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો અનુ ભવા યો હતો વિદાય લઈ રહેલો શિયાળો અને પ્રવેશ લઈ રહેલો ઉનાળો એમ બે રૂતુ ના સંધિકાળે કચ્છ જીલ્લામાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે